કોરોનાના કપરા કાળમાં પણ રાજ્યના ચાર શહેરો સુ રતઅમદાવાદ રાજકોટ અને વડોદરાએ આ સ્વચ્છતા સર્વેક્ષણ માં અનુ ક્રમે દ્વિતીય પાંચમું છઠ્ઠું અને દસમું સ્થાન મેળવ્યું છે તેને મુ ખ્યમંત્રી એ બિરદાવ્યા હતા મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની જનતા મહાનગરોના મેયર પદાધિકારીશ્રીઓ અધિકારીઓ અને કમિશનરને અભિનંદન પાઠવતા કહ્યું કે પ્ર જ્ય મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના હમેશા આગ્રફી હતા લોકલાડીલા અને ગુજરાતી એવા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીબાપુના આ અભિયાનને સ્વછાગ્રહ ના જન આંદોલન થી આગળ વધાર્યુ છે

મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યના નગરો કલીન અને ગ્રીન સીટી બને તે આવશ્યક છે ગુજરાતના શહેરો વૈશ્વિક કક્ષાના બને તે દીશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે ત્યારે આ સર્વેક્ષણ સૌનો ઉત્સાહ વધારનારા બનશે

ગઈકાલે મંત્રીમંડળની બેઠકમાં બિનખેડૂત વ્યકિત કૃષિ પશુ પાલન મેડિકલ તેમજ શૈક્ષણિક હેતુ માટે ખેતીની જમીન ખરીદી શકશે તેવો નિર્ણય લેવાયો હતો અત્યાર સુધી ગુજરાતના મહેસુલી કાયદાની જોગવાઈ મુજબ ખેડૂત ખાતેદાર જ ખેતીની જમીન ખરીદી શકતો હતો પરંતુ વિવિધ મુદા પર સરકાર ઈઝ ઓફ ડુઈઝ બિઝનેસને આગળ વધારવાની દિશામાં આ નિર્ણય મહત્વનો પુ રવાર થઈ શકશે રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં કરવામાં આવેલા નિર્ણયને પગલે ગણોત કાયદાની જોગવાઈમાં સુ ધારો કરવામાં આવ્યો છે પરિણામે કૃષિ પશુ પાલન શિક્ષણ આરોગ્ય ક્ષેત્ર વિકાસની નવી દિશાઓ ખુલશે આ ઉપરાંત રાજ્યમાં વધુ ઔદ્યોગિક મૂ ડી રોકાણ આકર્ષિત કરી શકાશે તેમજ રાજ્યમાં કૃષિ યુનિવર્સ્ટિી પશુ પાલન યુનિવર્સિટી મેડિકલ કોલેજ ઈજનેરી કોલેજ અને અન્ય શૈક્ષણિક હેતુ માટે ખેતીની જમીન ખરીદવા માટે કલેકટરની પરવાની લેવી નહીં પડે આવી જમીન ખરીદયા બાદ એક મહિનામાં કલેકટરને જાણ કરવાની રહેશે તથા જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેકટ કામગીરી શરૂ કરી શકાશે

વિધાર્થીઓના શરીરના તાપમાનને થર્મલ ગન દ્વારા ચકાસીને પ્રવેશ આપવામાં આવશે આ ઉપરાંત પરીક્ષા દરમ્યાન કોઈ છાત્રનું ટેમ્પરેચર વધુ જણાય તો તેને ઘેરપરત ન મોકલતા તેને પરીક્ષા આપવા માટે અલ બ્લોકની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવાયો છે

જેનોવિદ્યાર્થીઓ વાલીઓ પોતાના પરીક્ષા સંબધિત કોઈપણ પ્રશ્ન માટે સંપર્ક કરી શકે છે

ક્ષેત્રે તેમણે મોટી ક્રાંતિ લાવી હોવાનું દેશના પંચાયતી રાજને વધુ શ્રંબુત બનાવ્યુ હોવાનું જણાવ્યુ હતું